કેન્દ્ર સરકારે શિક્ષણમાં મહિલાઓના સશકિતકરણ માટે એક અઠવાડીયા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે

આજે કોલકત્તામાં જાહેરસભાને સંબોધતા તેમણે કહયું કે આ કાયદો નાગરીકત્વ આપ્ વા માટે છે અને નાગરીકત્વ છીનવી લેવા માટે નથી શ્રી શાહે ખાતરી આપી કે આ કાયદા અંતર્ગત ડોશી દેશમાં લઘુમતીનો ભારતમાં આશ્રથ અ ાથો છે વિરોધ ક્ષના સતત વિરોધ છતાં સરકાર આ મુદ્દે આગળ વધી છે નરેન્દ્ર મોદી સરકારના આ નોંધ ાત્ર કાર્યો અંગે શ્રી શાહે કહથું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટી મંડળની રચના થઇ ગઇ છે

રાજથમાં નગર ાલિકાની ચુંટણી સંદર્ભમાં તેમણે પ્રદેશ ભાજીાની પ્રચાર ઝુંબેશને આરંભ કરાવ્યો શ્રી અમીત શાહની આજે મુલાકાતના ગલે કોલકત્તામાં કોંગ્રેસ અને ડાબેરી ક્ષો ધ્વારા વિવિધ સ્થળે દેખાવો કરવામાં આવ્યા હતા આ અગાઉ તેમણે કોલકત્તામાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એનએસજીના નવા સંકુલનો આરંભ કર્યો હતો

તેમણે કહયું કે ભારત શાંતી ઇચ્છે છે અને કોઇની પ્ર ર્ ફ્રમલો કરતું નથી તેમણે શુન્ય સહિષ્ણુતાની નીતી અ નાવી છે

શ્રી શાહે ત્રાસવાદ સામે સલામતી અને સુરક્ષા ઉભી કરવામાં એનએસજીની ભૂમિકા બીરદાવી હતી તેમણે બદલાતા સમયમાં ઃ ડકારોને ઃ હોંચી વળવા ટેકનોલોજી અ નાવવા અને વ્યુહાત્મક બનવા જણાવ્યું

માનવ સં ત્તિ વિકાસમંત્રી રમેશ ોખરીયાલ નિશંકે જણાવ્યું કે દેશભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શળા કોલેજોમાં કરવામાં આવશે

આ ઝુંબેશ સમગ્ર વર્ષ દરમિયાન યાલુ રહેશે

તેમણે કહથું કે થોગ ઓલિમ્મિ થાડની જેમ જ શાળા સ્તરે છોકરીઓ માટેની આત્મ સુરક્ષા ઓલિમ્મિ થાડ યોજાશે આ હેતુથી શાળાઓમાં છઠ્ઠા થી બારમાં ધીરણ સુધી છોકરીઓને આત્મસુરક્ષા તાલીમ અપાય છે

દિલ્હી લીસના જણાવ્યા અનુસાર પુરતી સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને લોકોમાં વિશ્વાસ પ્રતિ ાદીત કરવા વાટાઘાટો યાલી રહી છે છેલ્લા બે દિવસથી કોઇ જ અજુગતો બનાવ બન્યો નથી દીલ્ફી પોલીસે લોકોને અફવાથી દુર રહેવા અને કોઇશ ણ બાબતે સત્તાવાળાઓને જાણ કરવા અનુરોધ કર્યો છે

સુઓ મોટુ અરજીમાં ાંચે તેના તાાસ બાબતોના મહાનિયામકને સ્થળ ાં ર ત ાસ કરી અહેવાલ આ વા જણાવ્યું છે તેઓ ોલીસ કંટ્રોલ રૂમની મુલાકાત લઇને તથા અસરગ્રસ્તોને મળીને હિંસાના બનાવો અંગે પુછ રછ કરી અહેવાલ મેળવશે

આજે રામનાથાપુરમ ખાતે નવી મેડીકલ કોલેજની સ્થા ના માટે ભુમીપુજન પ્રસંગે તેમણે કહયું કે એઇમ્સ સ્થળની સત્તાધીશોએ મુલાકાત લીધી છે અને ટુંક સમથમાં બાંધકામ માટેની ગ્રાંટ ણ અ ાશે તેમણે કહથું કે કેન્દ્ર સરકારે તમીલનાડુમાં વધુ અગીયાર મેડીકલ કોલેજ મંજુર કરી છે અને પ્રથમ તબકકામાં છ મેડીકલ કોલેજ શરૂ થશે

આ પ્રસંગે તેમણે કહયું કે આ પ્રદેશના વિકાસ માટે અવર જવર સુવિધા મુખ્ય છે ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પુલ માટે શીલારો ણ કર્યુ હતું છ માર્ગી પુલ સવા કીલોમીટર જેટલો લાંબો છે અને તેની આજુબાજુના અંદાજે સાડા આઠ કીલોમીટર વિસ્તારને ણ છ માર્ગી બનાવ્યો છે

નાગરીક મહાલેખા દિવસની ઉજવણી પ્રસંગે બોલતા તેમણે કહયું કે મહત્વના સુધારાઓની આ સિઘ્ધિઓ દેશ માટે ગૌરવરૂ બાબત છે તેમણે કહ્યું કે જાહેર નાણાં વ્યવસ્થા ન તંત્રમાં ટેકનોલોજી આધારીત સુધારાઓના કારણે સશકિતકરણ થયું છે

તેનો અર્થ છે કે અર્થતંત્રમાં સુધારો થઇ રહયો છે

મુખ્ય સચિવ અભય શ્રીવાસ્તવે જણાવ્યું છે કે અત્યાર સુધી સવા લાખથી વધુ ખેડૂતોને પ્રમાણિત કરાયા છે અને તેઓ સોમવારથી ઊતાના બેન્ક ખાતામાં યોજનાની રકમ મેળવશે મુખ્ય મંત્રી ઉધ્ધવ ઠાકરેએ ખેડુતોના પ્રશ્નોનો તાકીદે નીવેડો લાવવા જણાવ્યું છે ગથા ડીસેમ્બ્રમાં તેમણે બે લાખ રૂપિયા સુધીનું ૈ ાક ધિરાણ માફ કરવા વયન આપ્યું હતું

શિલોંગના લખ્ડંજજીરી ૌલીસ સ્ટેશન તથા સરદાર ોલીસ સ્ટેશન અને લશ્કરી છાવણી વિસ્તારોમાં કરફથુ છે હિંસામાં એક જણનું મોત થયું છે તથા અન્ય આઠને ઇજાઓ થતાં વધુ અર્ધલશ્કરી દળો ગોઠવવામાં આવ્યા છે પુર્વ ખાસીના લોલીસ વડાએ કહયું કે ત્રણ પ્લાટુન ગોઠવી છે મુખ્યમંત્રી કોરાડ સંગમાએ લોકોને શાંતી જાળવવા અપીલ કરી છે હાલ કોઇ જ અજુગતો બનાવ બન્યાના અહેવાલ નથી

આંતરીક બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે ાકિસ્તાનમાં કોરોના વાયરસના વધુ બે દર્દી મળી આવતાં આવતીકાલથી અફઘાન સરફદ બંધ કરવાનો નિર્ણથ કરાયો છે સિંઘના દક્ષિણ પ્રાંતમાં શાળાઓ બંધ રખાઇ છે કરાંચીમાં પ્રથમ કેસ મળી આવ્યો હતો તથા બીજો કેસ બલુચિસ્તાનમાંથી મબ્યો છે

મેકસીકો અને સાન મેરીનોમાં ગઇકાલે કોરોના વાયરસના કેસ મળી આવ્યા છે